જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લાના રાંગેથી ત્રિ રંગો ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારત હેઠળ દેશના પચાસ કરોક નાગરીકોને આરોગ્ય સુવિધા આપવાની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જાહેરાત કરી હતી

તેમણે સશસ્ત્ર દળોમાં શોર્ટ સર્વિસ કમાન્ડ દવારા આવેલી મહિલા અધિકારીઓને પુરૂષ અધિકારી સમકક્ષ તક આપવાની જાહેરાત કરી હતી

અને કહયું હતું કે ખેડૂતોની આ માંગ વર્ષોથી પક્તર હતી

અને આ માટે કેન્દ્ર અને રાજય સરકારોએ સાથે મળીને કામ કરવું પકશે

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજય રુપાજ્ઞીએ ગુજરાતની શાંતિ અને સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા કડક પગલાંની માહિતી આપી હતી

જીલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પૂર્વ કચ્છમાં ભયાઉ ખાતે થીજાથી હતો જ્યાં રાજ્યના શ્રમ અને રોજગારમંત્રી શ્રી દિલીપ ઠાકોરે રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ નાગરિકોનાં અભિવાદન બાદ ઉદ્દબોધન કર્યું હતું કચ્છના પ્રભારીમંત્રી શ્રી ઠાકોરે ભયાઉ શહેરના એસ આર

જો ટપ્પર ડેમમાં પાણી હશે તો ફરી બેઠાં થઇ શકાશે એવી શ્રધ્ધા કચ્છીઓમાં હતી તેમ તેમણે જણાવ્યું હતું

મી થી ઓછા વરસાદવાળા તાલુકાઓની ગૌશાળા પાંજરાપીળ અને પશુપાલકોને રૂ ર પ્રતિકીલોના દરે ઘાસવિતરણના સરકારે કરેલા નિર્ણયો જણાવ્યા હતા

આ ઉપરાંત તેમણે કચ્છના પ્રવાસનક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસની વિગતો આપી રાજય સરકારના વિકાસકાર્યો લોકો સમક્ષ મૂક્યા હતા

ના ખર્ચે નિર્મિત આઇ

નું રાજયના શ્રમ રોજગારમંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરના હસ્તે લોકાર્પણ કરાયું હતું જેમાં હાલ કોમ્પ્યુટર ફીટર વેલ્ડર ઇલેકદ્રીશિયન જેવા દ્રેડ કાર્યરત છે તેમજ નવા દ્રેડ પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે

આઇ પ્રિન્સીપાલ શ્રી ચોદ્દાણીએ જણાવ્યું હતું

શ્રી રૂપારેલને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરવામાં આવતાં ભુજ શહેરનાં વોર્ડન સભ્યોમાં આનંદની લાગણી ફેલાઇ છે